આ પ્રોજેક્ટથી બે દેશો વચ્ચેના વાહન વ્યવહાર સરળ બનશે અને સાથોસાથ જ્ઞાનનું આદાનપ્રદાન પણ થશે શ્રી મોદીએ કહ્યું કે બાંગ્લાદેશના વિદ્વાનો તથા રાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓ ભારત સાથે અને વિશ્વ સાથે જોડાઇ શકશે વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજે જણાવ્યું કે બંને દેશો વચ્ચેની ભાગીદારી એ માત્ર સમૃદ્ધિ નહીં પરંતુ આતંકવાદને ખતમ કરવા માટે પણ મોટું યોગદાન આપી શકશે રમઝાન મહિના દરમ્યાન ચૂંટણીના આયોજનના આરોપોને ચૂંટણીપંચે નકારી કાઢવા છે પંચ સ્પષ્ટતા કરી છે કે રમઝાન મહિનો પૂરો એક માસ દરમિયાન હોય છે એટલે તે પછી આયોજન કરવું શક્ય નથી આમ છતાં મુખ્ય તહેવાર અને શુક્રવારે મતદાન રખાયાં નથી

અદાલતે વરીજ એડવોકેટ રાજીવ ધવનને અરજીની ટૂંક નોંધ રજૂ કરવા જણાવ્યું છે